પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મસૂદ અઝફરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયા બાદ તેની મીલકતો ફીઝ કરવાના અને તેના પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે

જુદા જુદા રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવાના પ્રથાસો કરી રહ્યા છે દરમિયાન સોમવારે યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના સીકર અને બીકાનેરમાં જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાફ ઝારખંડમાં ઝુમરી તલૈથા ખૂંટી અને ધુરવા ખાતે રેલીઓમાં સંબોધન કરશે કોંગ્રેસના મફામંત્રી પ્રિયંકા ગાંધી આજે ઉત્તર પ્રદેશમાં મફારાજગંજ અને શીવગઢમાં જાહેરસભાઓ યોજશે બીએસપીના અધ્યક્ષા માયાવતી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર અને સુલતાનપુરમાં પ્રચાર કરશે

ડી એ સરકારે આ મુદ્દે સફળતા મેળવી છે આ પ્રસંગે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આ ઘટનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને વૈશ્વીક સ્તરે અળગા પાડવા કરાયેલા સાતત્યપૂર્ણ પ્રયાસોનું પરિણામ તરીકે ઓળખાવી ફતી તેમણે કહ્યું કે સરકારે આતંકવાદ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે

આજે સવારે સાડા આઠ સુધીમાં તે પુરીનો દરિયાકિનારો ઓળંગે તેવી સંભાવના છે સરકારે જાનહાની બચાવવા ઘણાં પગલાં લીધા છે ફણીના લીધે ઓડીશાના ગંજમ ગજપતી સહિત ધણા જિલ્લાઓમાં ગઈકાલે રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે

ફણી ચક્રવાત પૂર્વ કિનારા તરફ આગળ વધતા રાજ્ય સરકારે માછીમારોને દરીયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે એવી જ રીતે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે સરકારે ફેરી સર્વિસ તથા બોટો ચલાવવા ઉપર આજે પ્રતિબંધ મૂક્યો છે

બંગાળના અખાતમાં ઉદભવેલું ફણી ચક્રવાત આજે સવારે ઓડિશાના દરિથા કિનારે પુરીથી દક્ષિણ દીશાએથી જમીન પર પ્રવેશે તેવી શક્યતા છે ફવામાન વિભાગના જણાવ્યા મુજબ ફણીના લીધે ઓડિશા પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે

નાગરિક ઉડ્ડથન મંત્રી સુરેશ પ્રભુએ ચક્રવાતના પરિણામે જરૂર ઉભી થાય તો રાફત અને બચાવ કાર્ય માટે જરૂરી સહાયની ઓફર કરવા બધી જ વિમાન કંપનીઓને વિનંતી કરી છે

આ પ્રસંગે શ્રી નાથડુએ જણાવ્યું હતું કે બાળકો માનવતા શાંતિ તથા કરૂણાના આદર્શો આત્મસાત કરી શકે તે માટે તેમને શ્રી વેદાંત દેસીકન જેવા આધ્યારેત્મક ગુરૂ અને સંતોના જીવન કાર્યનો પરિચય આપવો જાઈએ

પાકિસ્તાન સરકારે સંબંધીત ઠરાવને અમલમાં મૂકવા જરૂરી બધા જ પગલાં લેવાનો આદેશ સંબંધીત અધિકારીઓને આપ્યો છે

ભારતનો રાજદ્વારી વિજય ગણાવી શકાય તેવા પગલામાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ચીને મુકેલ ટેકનીકલ હેલ્ડરૂપી અવરોધ દૂર થતા જ પાકિસ્તાન સ્થીત અઝફરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે

કિરણ કુમારે ભારત અને ફાંસના અવકાશ ક્ષેત્રના સફકારમાં આપેલા યોગદાન માટે તેમને ફાન્સના સર્વોચ્ય નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધી લેગન ઓફ ઓનરથી સન્માનિત કરાયા છે સત્તાવાર યાદી મુજબ ફાન્સના રાષ્ટ્રપ્રમુખ વતી ભારત ખાતેના ફાન્સના રાજદ્રત એલેકઝાન્ડર જીગલરે આ પુરસ્કાર એ એસ કિરણ કુમારને અર્પણ કર્યો હતો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઈકાલે દિલ્ફીમાં એક બેઠકમાં જણાવ્યું ફતું કે પેટ્્લીયમ મંત્રાલયના આયોજન મુજબ અન્ય તેલ ઉત્પાદક દેશો પાસેથી વધારાનો પુરવઠો મેળવવામાં આવશે દેશના આર્થિક હિતો ઉર્જા સલામતી તથા વેપારી હિતોને ધ્યાનમાં લઈ આવો નિર્ણય લેવાયો છે

ઉલ્લેખનિય છે કે અમેરિકાએ ભારત ચીન ગ્રીસ ઈટાલી તાઈવાન જાપાન તુર્કી અને દક્ષિણ કોરીયાને ઈરાનથી ખનીજ તેલની આયાત પરના તેણે જાહેર કરેલા પ્રતિબંધમાં છ માસની આપેલી રાહતની અવધી ગઈકાલે પૂરી થઈ છે